કલ્પના શાહ ઉમેદવારની પસંદગી બેઠક ગાંધીનગર ખાતે છેલ્લા બે દિવસથી ચાલતી ગુજરાત ભાજપની લોકસભા ચૂંટણી સમિતિની બેઠકના છેલ્લા અને ત્રીજા દિવસે લોકસભાના ચાર મત વિસ્તાર માટે યોગ્ય ઉમેદવારની પેનલ બનાવવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે

હવે છેલ્લા દિવસે રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ એમ સૌરાષ્ટ્રની ચાર બેઠક માટે ઉમેદવારની ભલામણનો નિર્જાય કરાશે

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાજી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ભાજપ આગેવાન પરસોત્તમ રૂપાલા તથા ગુજરાત પ્રભારી ઓમ માથુર હાજર રહ્યા હતા

જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે

ભાજપના પ્રદેશ પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર રોજગારી આપવામાં અગ્રેસર છે

દરમિયાન અમારા સંવાદદાતા આર સરવૈયા ના જણાવ્યા અનુસાર ભાજપ દ્વારા કચ્છ મોરબીની અનામત બેઠક માટે સમીક્ષા કર્યા બાદ જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે

તમામ જીલ્લા તાલુકા શેર સમિતિઓ તથા પંખ સેલના સંગઠનને આયોજનબદ્વ રીતે તૈયાર કરી ચુંટણી લડવા માટે સક્ષમ બનાવવા આજથી બે દિવસીય વિયાર સત્રનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનો લોકસભા નિરીક્ષક ખુર્શીદ સૈથદ ઝોનલ પ્રભારી હીરા જાટવા સહીત અગ્રણીઓ દ્વારા શ્રેણી બદ્ધ બેઠકો જીલ્લા મથક ભુજ ખાતે યોજાઈ રહી છે

તેવી માહિતી કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રીજીજ્જુએ આપી હતી

કલ્પના શાહ ફોળી ધૂળેટી પર્વ રંગોનો તહેવાર ગણાતા ધ્રળેટી પર્વ નિમિત્તે જીલ્લા મથક ભુજ સહીત અંજાર ગાંધીધામ માંડવી મુન્દ્રા તેમજ ગામડાઓની બજારોમાં પણ રંગો જાતજાતની પિયકારીઓનું લારી થી માંડી દુકાનો સુધી ઠેર ઠેર વેંચાણ થતું જોવા મળી રહ્યું છે પિચકારીઓ તેમજ રંગોમાં ઘણી વિવિધતા જોવા મળી રહી છે આવતીકાલે હોળી પર્વ નિમિત્તે પણ બજારોમાં ધાણી ખજુર હયદા સહિતની પૂજાની સામગ્રીઓની ખરીદીમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે જયારે છાણાની ખરીદીમાં થોડો ભાવ વધારો જોવા મળી રહ્યો છે

બીજી તરફ નવા નામ ઉમેરવાની કામગીરી હાલમાં ચાલુ છે